અને સરકારની વિકાસયાત્રા અવિરત ચાલી રહી હોવાનુ જણાવ્યુ હતું પ્રધાનમંત્રીએ ઝારખંડ મુલાકતામાં હજારી બાગમાં ધુમ્મસ અને પલાગોમાં મેડીકલ ભવનનું ઉધઘાટન ગ્રામીણ જળ યોજના હેઠળ બનતી પરિયોજના ઉપરાંત અને સાહેબગંજમાં પરિયોજનાનું ઉદઘાટન કર્યુ હતું

કેન્દ્રિય મંત્રીઓ નેતાઓ અને મોર્ટી સંખ્યામાં લોકો શહીદોના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા પ્લવામા આતંકી હ્મલામાં શહીદ થયેલા સી આર પી એફ ના જવાનોને ભાવભીની શ્રેદ્ધાંજલિ આપવા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં બધા જ જિલ્લા મથકોએ પ્રાર્થના સભાઓનું આજે આયોજન કરવામાં આવી છે પક્ષના ચૂંટાયેલા અને પદાધિકારીઓ આ પ્રાર્થના સભામાં હાજર રહેશે દેશ ભરમાં અને રાજયમાં તેમજ કચ્છ ભરમાં વિવિધ સ્થળોએ વિવિધ સંગઠો રાજનૈતિક પક્ષો યુવાનો મહિલાઓ અને નેતાઓએ આપી ભાવાજંલી ઠેર ઠેર મૌન રેલી કેન્ડલ માર્ચ યોજાઈ તેમજ જવાનોના કલ્યાણ માટે દાનનું ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યુ છે

શ્રી મોદીએ ઉપર મન કી બાત કાર્ચક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો નટેન્દ્રમોદી એપ અને માય જી ઓ વી ખુલ્લા મુક્ત મંચ ઉપર મોકલવા નાગરીકોને અનુરોધ કર્યો છે

આ સંદેશા અથવા સૂચનો પૈકી પસંદ કરાયેલા સંદેશાઓને મન કી બાત કાર્ચક્રમમાં સ્થાન અપાશે

એમ

કરીને પણ તેમના સ્ચનો મોકલી શકે છે

એમ ટી કાર્ગો હેન્ડલ કરાયો છે